તથા અમદાવામાં એલ જી

નેહલ ઠક્કર કચ્છ કોરોના કોરોનાના કહેર વચ્ચે કચ્છમાં આરોગ્ય વિભાગ સાવચેતી પૂર્વક કામગીરી કરી રહ્યું છે ત્યારે લખપતના આશલડીની કોરોનાગ્રસ્ત મહિલા સ્વસ્થ બની છે તેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે જીલ્લા આરોગ્ય અધિકારી ડો પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું કે કચ્છમાં કોરોનાગ્રસ્ત મહિલા સહીત આરોગ્ય તંત્ર પણ આ મહામારી સામેની લડાઈમાં વિજયી બન્યું છે

નાણાં મંત્રાલયે એક ટ્વીટમાં જણાવ્યું કે આ છૂટ પીપીએફ સુકન્યા સમૃઘ્યિ ખાતા અને રીકરીંગ ડીપોઝીટ્સ ઉપર લાગુ પડશે સરકારે અત્યારની પરિસ્થિતિમાં નાની બયતના જમાકર્તાઓના હિતોના રક્ષણ માટે આ નિર્ણય કર્યો છે

અરબી સમુદ્રમાં માછીમારી કરવા જતી બોટ નુ સૌથી મોટુ મથક ગણાતા જખૌ બંદર ઉપર આનંદનુ વાતાવરણ છે હવે દરિયાખેડૂઓને ટોકન આપીને માછીમારી માટે દરિથામાં જવા દેવામાં આવશે અને ફિશ પ્રોસેસિંગ અને વેચાણ માટે વાહનવ્યવહારની પણ છૂટ અપાઈ છે જખૌ બંદર માછીમાર અને બોટ એસોસિએશનના પ્રમુખ અબ્દુલાશા પીરજાદાએ આકાશવાણી સાથેની વાતચીતમા આ નિર્ણયને વધાવી લેવાની સાથે સાથે લોકડાઉન જાહેર થયા બાદ જખૌ બંદર ખાતે ફસાથેલા માછીમારોને ઘરે પર્હોચાડવા બદલ વહીવટીતંત્ર નો આભાર માન્યો હતો

કચ્છના સંકલિત બાળ વિકાસ યોજનાના કાર્યક્રમ અધિકારી સુશ્રી ઈરાબેન ચૌહાણે જણાવ્યું છે કે બાળકનું પુર્વ પ્રાથમિક શિક્ષણ અમારી જવાબદારી હોવાથી આવી જુંબેશ હાથ ધરાઈ છે